જોકે અરજદારો વતી આ ધારાના અમલીકરણ ઉપર મનાઈ હુકમ આપવાનો અદાલતે ઈન્કાર કર્યો છે કેન્દ્ર સરકાર વતી રજૂઆત કરતા એટર્ની જનરલ કે

વેણુગોપાલે અરજદારની રજુઆતનો વિરોધ કર્યો હતો તેમણે દલીલ કરી હતી કે ધારો એકવાર નોટીફાઈ કરવામાં આવે ત્યારપછી તેની સામે મનાઈ હકકમ આપી શકાતો નથી તેવા લગભગ યાર ચુકાદાઓ અગાઉ આપવામાં આવ્યા છે

અદાલતે એટર્ની જનરલને દૃશ્ય શ્રાવ્ય માધ્યમથી લોકોને આ ધારા અંગે જાગૃત કરવા પ્રથાસ કરવાનો નિર્દેશ આપ્યો છે અદાલતે કરેલા સુચન મુજબ આ ધારા અંગે ઘટતી કાર્યવાહી સરકાર કરશે તેવું એટર્ની જનરલે કહ્યું હતું ઉલ્લેખનિય છે કે સંસદે નાગરિકત્વ સુધારા ધારા હેઠળ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારત આવેલા હિંદુ ખ્રિસ્તી શિખ પારસી જૈન અને બૌદ્વ ધાર્મિક લધુમતીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો નિર્ણય કર્યો છે

રાજ્યના પોલીસ વડા ઓ

સિંહે ટ્વિટર ઉપર અપીલ કરી છે કે દરેક વાલીએ પોતાના સંતાનોને કોઈપણ વિરોધમાં ભાગ લેવાની મંજુરી આપવી જોઈએ નહીં અન્યથા તેમની સામે કાર્યવાહી કરાશે

અમારા સંવાદદાતા જણાવે છે કે ઘણા સામાજીક સંગઠનો અને નાગરિકોના જુથોએ ઈનર લાઈન પરમીટનો અમલ મેઘાલયમાં કરવાની માંગણી કરી છે

બંને પક્ષોએ સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીના ફસ્તાંતરણ અંગેની સમજીતી ઉપર ફસ્તાક્ષર કર્યા હતા આ બેઠકમાં અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પીયો અને સંરક્ષણ મંત્રી માર્ક એસ્પર તથા ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સઘન ચર્ચા વિયારણા કરી હતી બેઠક બાદ પત્રકાર પરિષદમાં અમેરિકાના સંરક્ષણ મંત્રી એસ્પરે જણાવ્યું હતું કે અમેરિકા ભારત સાથે પરસ્પર લાભદાયી વેપાર સમજીતી અંગે ચર્ચા કરી રહ્યું છે એવી જ રીતે ભારત સાથેના સંરક્ષણ ક્ષેત્રના સંબંધો મજબુત છે અને તેમાં સુધારો કરાશે શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા મુક્ત અને શાંત ભારત પ્રશાંત વિસ્તાર અંગે એક સમાન દ્રષ્ટિકોણ ધરાવે છે શ્રી જયશંકરે જણાવ્યું હતું કે બંને દેશોએ તાજેતરમાં મંત્રી સ્તરની પાંચ બેઠકો યોજી હતી

આ નિર્ણયનો અમલ પહેલી જાન્યુઆરીથી થશે

એવી જ રીતે પરિષદે ધારામાં વિવિધ સુધારાને પણ માન્યતા આપી છે

આજે ભારતની મુલાકાતે આવનાર પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનીથો કોસ્ટા પણ આ બેઠકમાં ભાગ લેશે

આ હેતુથી રાષ્ટ્રપતિના અધ્યક્ષ પદે રાષ્ટ્રીય સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિમાં ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી બધા રાજ્યના મુખ્યમંત્રીઓ ગાંધીવાદીઓ વિચારકો અને સમાજના વિવિધ વર્ગના અગ્રણીઓનો પણ સમાવેશ થાય છે

એક અપરાધી અક્ષયક્રમાર સિંઘની સમીક્ષા અરજી અદાલતે નકારી કાઢી છે ન્યાયાધીશ આર ભાનુમતિના અધ્યક્ષપદ હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેંચે સમીક્ષા અરજીમાં કોઇ વજુદ ન હોવાનું જણાવ્યું છે અદાલતે કહ્યું કે અરજીમાં રજૂ કરાયેલા મુદ્દાઓની અગાઉ સમિક્ષા થઇ યૂકી છે આ અગાઉ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું કે અપરાધીઓ કોઇપણ ઉદાર વલણને લાયક નથી અને માનવતાપૂર્ણ અભિગમને લાયક કેસ નથી

રાષ્ટ્રપ્રમુખ સામે કોંગ્રેસની કાર્યવાહી રોકવાનો તથા સત્તાનો દુરૂપયોગ કરવાનો આક્ષેપ છે પ્રતિનિધિ સભાના અધ્યક્ષા નેન્સી પેલોસીએ ગૃહમાં ચર્ચાનો આરંભ કરાવ્યો હતો જો ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવામાં આવશે તો સેનેટમાં આગામી જાન્યુઆરીથી તેની કાર્યવાહી હાથ ધરાશે

સ્પીનર કુલદીપ યાદવે આ મેચમાં હેટ્રીક લીધી હતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વખત હેટ્રીક મેળવનાર તે પ્રથમ ભારતીય બોલર બન્યો છે એટલું જ નહીં પણ હેટ્રીકની સિદ્ધી મેળવનાર વસીમ અક્રમ સહિતના ખાસ બોલરોના જથમાં તેનો સમાવેશ થયો છે

એલ